પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ દરકે ઘરમાં પીવાનું પાણી પૂરુ પાડવા જળ જીવન

આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપના અટકાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે

કેનેડાની બીયાંકા એન્ડ્રીસ્ક્રએ યુ એસ

ઇસરોએ બહાર પાડેલા નિવેદનમાં જણાવવ્યું છે કે ચંદ્રની પ્રદક્ષિણા કરતું થાન ભ્રમણકક્ષામાં મૂકાઇ ગયું છે જે અતિ આધુનિક ઉપકરણોની મદદથી ચંદ્રની સપાટીનું મૂલ્યાંકન ત્યાંના ખનીજા પાણીના કણો વગેરેની અન્ય કોઇપણ ચંદ્ર અભિયાનના કેમેરા કરતાં સર્વોચ્ય શક્તિવાળા છે અને તે હાઇ રીસોલ્યુશન તસવીરો પૂરી પાડશે આ તસવીરો વિશ્વના વિજ્ઞાનીઓને ખુબ ઉપયોગી નિવડશે

ચંદ્રની સપાટીથી બે કિલોમીટર ઉંચે સુધી વિક્રમના બધા જ ઉપકરણો ખુબ સારી રીતે કામ કરતાં હતા દરમ્યાન ઇસરોના અધ્યક્ષ ડા

સીયાને કહ્યું છે કે અવકાશ મથકે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ કરેલુ ઉદ્બોધન વિજ્ઞાનીઓ માટે પ્રેરણાસ્રોત છે અને તેમનું પ્રવચન અમને બધાને પ્રેરણા આપતું રહેશે

યંદ્રની ધરતી પર ઉતરવા સમયે જ યાન વિક્રમ શાંત થઇ ગયા પછી બેંગ્લુરૂમાં ઇસરો કેન્દ્ર ખાતે વિજ્ઞાનીઓએ સંબોધતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હ્ય્થતિને અનુકૂળ થવાનું અને તપસ્યા કરવાનું ભારતની પ્રકૃતિ કેન્દ્રમાં છે તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રના ભવ્ય ભૂતકાળમાં હતાશ કરી દેતી પળો આવી હશે પરંતુ તેની જનતાએ કયારેય હાર માની નથી અને મુશ્કેલ ઘડીનો સામનો કરીને જનતા ફરી બેઠી થઇ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર ઘડતરમાં વિજ્ઞાનીઓના અથાક પ્રયાસોને બિરદાવ્યા હતા

નાસાઓ ઉમેર્યું કે ઇસરીનો પ્રયાસ પ્રેરણારૂપ છે અને ભવિષ્યમાં સાથે મળીને સૂર્ય મંડળ અનવેષણ દિશામાં કાર્ય કરાય તેવી સંભાવના જાવાઇ રહી છે

ઔરંગાબાદમાં રાજ્ય સ્તરના મહિલા સક્ષમ મેળાને સંબોધતા તેમણે કહ્યું કે પીવાનું પાણી લાવવામાં કરવો પડતો કઠોર પરિશ્રમમાંથી મહિલાઓને મુક્તિ આપવા જળ જીવન અભિયાન શરૂ કરાયું છે આ અભિયાનમાં જળ સંવર્ધન અને દરેક ઘરમાં પીવાલાક પાણી પહોંચાડવાનું કાર્ય કરાશે તેમણે કહ્યું કે દેરાના વિકાસમાં મહિલાઓ મહત્વપૂર્ણ યોગદાન આપે છે સ્વસહાય જૂથની મહિલાઓને તરફ ઇશારી કરતા તેમણે કહ્યં કે મહિલાઓ નાણાંકીય રીતે સ્વતંત્ર બનતા દેશ વધુ મજબૂત બન્યો છે તેમણે સ્વસહાય જૂથ અભિયાન વધુ મજબૂત બનવવાની જરૂરિયાત જણાવી કહ્યું કે સ્વ સહાય જૂથની પ્રત્યેક મહિલાને એક લાખ રૂપિયાની લોન અપાશે

તેમણે કહ્યું કે આ વખતે ગણેશજીને પાણીમાં પધરાવતી વખતે પાણીને દૂષિત કરતી વસ્તુઓ પાણી ન જાય તેવો સૌએ પ્રયત્ન કરવો જાઇએ શ્રી મોટી ગઇકાલે મુંબઇ ખાતે કેટલીક યોજનાઓનાં ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા

જી

પાકિસ્તાન પ્રાથોજીત ત્રાસવાદને સખત શબ્દોમાં વખોડતા શ્રી દોવલે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ઉભી કરવા પાકિસ્તાન દ્વારા કરાઇ રહેલા પ્રયાસો તેની અધિરાઈ વ્યક્ત કરે છે લોકોને ખોટાં સપનાં દેખાડનારા હવે સાવ ઉઘાડા પડી ગયા હિ

રાષ્ટ્રીય સલામતી સલાહકાર ઉમેર્યું હતું કે

જા કે જીવનનો અધિકાર સૌથી મહત્વનો માનવાધિકાર હોવાથી શાંતિ અને સુરક્ષા માટે વાજબી નિયંત્રણો જરૂરી છે

સમગ્ર જમ્મુ અને લદાખ પ્રદેશમાં લેન્ડલાઇન અને મોબાઇલ સેવાઓ સંપૂણપણે યાલુ કરી દેવાઇ છે

જમ્મુ કાશ્મીરના રાજકીય નેતાઓની અટકાયત વિષે તેમણે જણાવ્યું હતું કે તમામ પગલાં કાયદાની મર્યાદામાં રહીને જ લેવાયાં છે અને તે લોકો અટકાયતને અદાલતમાં પડકારી શકે છે પરિહ્યથતિ બગડે નફી તે માટે તેમની અટકાયત કરાઇ છે અને તે બધા એકત્રિત થયા હોત તો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી ઉભી થઇ શકી હોત કારણ કે ત્રાસવાદીઓએ હ્ય્થતિનો ગેરલાભ લઇને અશાંતિ ઉભી કરી હોત

નાગપુર ખાતે એક કાર્યક્રમમાં બોલતાં શ્રી ગડકરીએ કહ્યું કે શુ વધુ અગત્યનું છે જીવન કે પૈસા શ્રી ગડકરીએ કહ્યું કે જેઓ નિયમો ભંગ કરશે તેમને જ દંડ ભરવો પડશે તેમણે કહ્યું કે લોકો માર્ગ સલામતી નિયમોને ગંભીરતાથી લેતા નથી અને મામૂલી દંડ ભરી છુટી જાય છે અને કડક નિયમો વગર લોકોના આ વલણમાં બદલાવ આવશે નહિ શ્રી ગડકરીએ કહ્યું કે લોકો સિઝનલ તોડે છે દરરોજ અકસ્માતો સર્જાય છે અને ઘણા લોકો જીવ ગુમાવે છે

હવામાન વિભાગે બારગર સમબાલપુર અને જારસુગુડા જિલ્લાઓમાં આવતીકાલ સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે તથા ગંજમ કાંધામલ પુરી અને જગતસીંધપુર સહિત કેટલાક જિલ્લાઓમાં શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી કરી છે

એસ

આ વિજય સાથે તેણે ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે